મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો બાયડ ખાતેથી પ્રારંભ કરાવતાં આ યોજના જ્યોતિગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના બની છે તેમ જણાવ્યું છે શ્રી રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપી દિવસે કામ રાત્રે વિશ્રામની નેમ આ યોજના સાકાર કરશે

આ પ્રસંગે ઉર્જા મંત્રીશ્રી સૌરભ પટેલે જણાવ્યુ હતુ કે અત્યારની સરકારમાં ઉર્જા વિભાગે ખેડૂતોની ચિંતા કરીને ખર્ચ ઘટે અને આવક વઘે તેવા બહ્આયામી પ્રયત્નો કરીને તેમનું જીવનધોરણ ઉયું લાવવા અથાગ પ્રયત્નો કર્યા છે ઉજાર્મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે કિસાન સૂર્યોદય યોજના ઐતિહાસિક રીતે ખેડૂતોના જીવનમાં બદલાવ લાવશે

હવે પછી નવી નિમણૂક પામનાર કોઇપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્યત્તર માધ્યમિક શાળાના શિક્ષક કર્મચારીને વર્ગ શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહી આ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે

સરકારી માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ટાટ પરીક્ષા લાયકાત પગાર ધોરણ તેમજ કામગીરી એક સમાન હોય આ નિર્ણય કરાયો છે અનુદાનિત માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલ શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હતી આ નિર્ણયના પરિણામે શિક્ષણની ગુણવત્તા અને કામગીરી વધુ સુદર્ઠ બનશે મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં અશોક ચૌધરીની પેલનનો વિજય થયો છે

જેમાં પરિવર્તન પેનલમાં અશોક ચૌધરી તો બીજી પેનલમાં વિપુલ ચૌધરી હતા ખેરાલુ બેઠકના વિપુલ યૌધરીએ જેલમાં રહીને યૂંટણી લડી હતી

તો વિપુલ ચૌધરીની વિકાસ પેનલને બે સીટો પર વિજય થયો હતો

રાજ્યના અનેક જિલ્લાઓમાં ગઇકાલે કોવિડ રસીનો ડ્રાય રન યોજાયો હતો

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ

વી

જે માટે અમારા જૂના દ્રોમા સેન્ટર ખાતે સમગ્ર પ્રક્રિયાને વધુ સધન બનાવવા વેક્સિનેટર તૈયાર કરવામાં આવ્યા છે તાપી જીલ્લામાં પાંચ જગ્યાએ ડ્રાય રન યોજાયો હતો જેમાં વ્યારામાં ત્રણ અને સોનગઢ અને ઉચ્છલમાં એક એક સ્થળે ડ્રાય રન યોજાઇ છે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીની હાજરીમાં કોરોનાની ડ્રાય રન યોજાઇ જેમા કોવિડ રસીકરણ બાદ કોઇ વ્યકિતને આડઅસર થાય તો કેવા પ્રકારની પ્રાથમિક સારવાર કરવી તે અંગે આરોગ્ય અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યા હતા જામનગર જિલ્લામાં કોરોનાની ડ્રાય રન લાખાબાવળ ફલ્લા જાબુંડા સિકકા અને વિજરખી તેમજ જામનગર મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોસ્પિટલમાં યોજાઇ હતી જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ડ્રાય રનનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ રાજપીપળાની જૂની સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીની ડ્રાય રન યોજાઇ હતી

ડ્રાય રન અંતર્ગત રસીકરણના આયોજન અમલીકરણ અને રિર્પોટીંગની પ્રક્રિયા વચ્ચેના જોડાણોનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ ડાંગ જીલ્લામાં ગઇકાલે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુબીર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વઘઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાકરતાળ ખાતે ડ્રાય રન યોજાયુ હતુ

રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે

જુલાઈ મહિના બાદ પ્રથમવાર રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા નવ હજારથી નીચે ગઈ છે

ડ્રાઈવિંગ લાયસન્સ અને આર સી

એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન એન્ફોર્સમેન્ટ અધિકારી કર્મચારીઓએ આ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી કામગીરી કરવાની રહેશે કેન્દ્રીય ગુફમંત્રાલયના સીમા વ્યવસ્થાપન વિભાગની એક સમિતિ આજે કંડલા બંદરની મુલાકાત લેશે સરહૃદી વિસ્તારમાં માલસામાન પ્રવાસીઓની હેરફેર અર્થે આધુનિક માળખાકીય સગવડો ઊભી કરવા સાથે સંકળાયેલા વિભાગની સમિતિ આજે બપોરે કંડલા બંદરે પહોંચી બંદરની ગતિવિધિઓનું નિરીક્ષણ કરશે આ સમિતિ વિવિધ સરકારી માર્ગદર્શિકાનું પાલન કોન્ટ્રાક્ટ પદ્ધતિ માલસામાનની હેરફેર વગેરે બાબતોનું અભ્યાસ સમીક્ષા કરશે